જેમાં ખેડૂતોની આવક વધારવા માટે અનેક ઉપાયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રચાયેલી મુખ્યમંત્રીઓની આ હાઈપાવર્ડ કમિટિની પ્રથમ બેઠક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફણનવીસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ક્રષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં ભાગ લેતાં ખેડૂતોની આવક બમણી કરવા બજાર વ્યવસ્થામાં બદલાવ ઉપર ભાર મૂક્યો હતો ખેડૂતોને ટેકાના ભાવોની સાથે આવશ્યક ચીજવસ્તુ ધારામાંથી મુક્તિ આપવા તેમજ ક્રષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન આપવા સહિતના નક્કર સૂચનો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કર્યા હતા

ફળદુંએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સવલતોના નિર્માણ વડે ગ્રામીણ વિસ્તારના નાગરિકોની જીવનની ગુણવત્તા સુધારવા રાજ્ય સરકારે દેઢ નિર્ધાર કર્યો છે તેમણે કહ્યું કે ગ્રામીણ લોકોને ઘરઆંગણે આજીવિકા આપતી નરેગા યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે

તેમજ ઘન કચરાના નિકાલ માટે ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

આ જુથો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણ માટે બજાર વ્યવસ્થા રીવોલ્વિગ ફંડ જરૂરી બેન્ક લોનની સહાય પણ પૂરી પડાય છે ચર્ચાના અંતે ગ્રામીણ વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓને મંજુરી અપાઈ હતી

વધારીને વધુ માળ બાંધવા છેલ્લાં બે વર્ષમાં મળેલી બાવીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે સુરત શહેરની નગર યોજનાઓમાં એફ

વધારવા અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સુરતનો વિકાસ ઝડપથી થાય તે માટે સુરતમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક બનાવવાની યોજના સરકારે હાથ ધરી છે

માંગણી ઓ ઉપરની ચર્ચાનો જવાબ આપતાં વિધાનસભામાં વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી ફળદુએ જણાવ્યું હતું કે રાજ્યની આર

ટી ઓ કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે

એન જી બસો સંચાલનમાં મૂકવાનો નિર્ણય લીધો છે

ચર્ચાના અંતે ગ્રહે મત્સ્યોઘોગ વિભાગની માંગણીઓને મંજુરી આપી હતી ઓબીસી નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કોંગ્રેસના અન્ય એક ભૂતપૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા છે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં આ બંને નેતાઓ તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણીએ બંને નેતાઓને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તેમણે જણાવ્યું હતું કે ગરીબ અને ગામડાંના લોકોનો વિકાસ કોંગ્રેસમાં રહીને શક્ય નહીં જણાતા હું ભાજપમાં સામેલ થયો છું

પી નડ્ડા આવતીકાલથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત ગુજરાત આવતા શ્રી નક્રાનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે આજે ગાંધીનગરમાં પત્રકારોને આ માહિતી આપતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે ચાર વાગ્યે પક્ષના પ્રદેશ કાર્યાલય ખાતે વિવિધ બેઠકો યોજાશે જેમાં શ્રી નઙ્ડા પક્ષના પ્રદેશ હોદ્દેદારો સાંસદો ધારાસભ્યો તેમજ સંગઠન પર્વના સંયોજકો સાથે મુલાકાત કરશે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે શનિવારે શ્રી જે પી નઙા નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે જ્યાં મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને મળશે

દરમિયાન પપ કિલો પ્લાસ્ટીકના ઝભ્લા થેલી કબજે કરાઈ હતી

આ સેમિનારનો હેતુ ચાલુ શૈક્ષણિક વર્ષે માસ્ટર ઓફ એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ ડિજીટલ ફોરેન્સિક મોબાઇલ ડેટા મોબાઇલ કોમ્યુનિકેશન વગેરે વિષયોનું મહત્વ સમજાવવાનો છે

રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી વધારે નોંધાયું છે